લોકોના મોત નિ જયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ઝડ ી વિકાસમાં મદદરૂ થાય તેવી ઓછા ખર્ચવાળી ટેકનોલોજી વિકસાવવા વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો છે ઝારખંડ વિધાનસભાની બાકીની ત્રણ તબકકાની ચુંટણી માટેનો પ્રયાર વેગવાન

એલ અને હિંદુ રાવ હોસ્પિટલમાં દાખલ કરાયા છે બયાવાયેલા મોટાભાગના લોકો ધુમાડાથી અસરગ્રસ્ત થયેલા છે

ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું કે દિલ્હીના રાની ઝાંસી રોડ પરની અનાજ મેડીમાં લાગેલી આગ આધાતજનક છે વહીવટીતંત્ર દ્વારા તમામ શક્ય મદદ કરારો તેમ જણાવતા શ્રી મોદીએ ઇજાગ્રસ્તો જલદી સજા થાય તેવી કામના કરી છે પ્રધાનમંત્રીએ માર્યા ગયેલાના પરીવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બેલાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે

ટ્વીટ સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું કે તેમની ભાવના અને પ્રાર્થના અસરગ્રસ્ત પરિવારની સાથે છે

ટ્વીટ સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક ધોરણે તમામ મદદ આપવા સૂચના આપી છે

મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જીલ્લા મેજીસ્ટ્રેટને એક અઠવાડીયામાં અહેવાલ આપવા નિર્દેશ આપ્યો હતો શ્રી કેજરીવાલે આગની ઘટનામાં માર્યા ગયેલાના પરીવારને દસ લાખ અને ઇજાગ્રસ્તોએ એક લાખની સહાય તથા મફત સારવાર આપવાની જાહેરાત કરી છે વરિષ્ઠ ભાજપ નેતા તથા કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરી ઘટના સ્થળની મુલાકાત લીધી હતની અને માર્યા ગયેલાઓના પરીવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી

ગઇકાલે પૂણેમાં ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિકો સાથે સંવાદ કરતા તેમણે આ મુજબ અનુરોધ કર્યે હતો આ પ્રસંગે વૈજ્ઞાનિકોએ ર્યાવરણને અનુક્ળ ઉર્જા કૃષિક્ષેત્રે બાયોટેકનોલોજી સહિત વિવિધ મુદ્દાઓને લગતી નવી માહિતી તથા ઉ કરણોનું પ્રેઝન્ટેશન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતીસભર પ્રેઝન્ટેશન માટે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો આ ઉ રાંત પ્રધાનમંત્રીએ સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સંશોધકો સાથે ણ સંવાદ સાધ્યો હતો

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે સરકારનો ઇરાદો કરવેરા વ્યવસ્થાને વધુ સરળ બનાવવાનો છે અર્થતંત્રને વેગ આપવા સરકારે ગયા ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં અનેક પગલાં ભર્યા છે નાણાંમંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે કરદાતાને કોઇ હેરાનગતિ નહીં કરાય તેમણે ઉમેર્યું હતું કે દેશમાં વપરાશ વધારવા જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા બે મહિનામાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે

સમિતિ નિર્ણય લેશે

આ ત ાસમાં શેરદલાલ તથા શેરવેચનારાઓ દ્વારા ઇક્વિટીની બાબતોમાં અ નાવેલી નવી કાર્ય દ્વતીની જાણકારી મળી છે

એન બી

ખાસ ન્યાયાધીશ વી

વર્દેએ આરોપી મેહ્લ ચોક્સીને રાહત આપવાની તેના વકીલે કરેલી વિનંતી ફગાવી દીધી હતી ચોક્સીના વકીલે અદાલત સમક્ષ રજુઆત કરી હતી કે તેમના અસીલની તબીયત અસ્વસ્થ છે તથા ભારતમાં તેના જાનને જોખમ છે અદાલત સંબંધિત કેસમાં મેહ્લ ચોક્સીને આર્થિક ગુનો કરીને ફરાર થનાર આરોપીઓ માટેના નવા ધારા હેઠળ યોક્સીને ભાગેડુ જાહેર કરવા વિનંતી કરતી એન્ફોર્સમેન્ટ વિભાગની અરજીની સુનાવણી કરશે અદાલત તેને ભાગેડુ જાહેર કરે તો તેની સંપત્તી ટાંચમાં લેવાનો માર્ગ મોકળો બની શકે છે